રમજાન ઈદ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિત અનેક મહાનુભાવોએ સૌ મુસ્લીમ ભાઈઓ બહેનોને ઈદ મુબારક પાઠવ્યા છે શ્રી કોવિંદે તેમને શુભેચ્છા સંદેશમાં કહયું છે કે પવિત્ર રમજાન માસની પુર્ણાહુતી પ્રસંગે તેઓ સૌને ખાસ કરીને દેશ વિદેશમાં વસતા મુસ્લીમ ભાઈઓ બહેનોને મુબારકબાદ પાઠવે છે તેમણે આશા વ્યકત કરી છે કે આ પર્વ સહિયારા સમાજમાં ભાતૃભાવ અને સમજણને પ્રોત્સાહન આપશે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ કહયું છે કે ઈદ ઉલ ફિત્રનું પર્વ લોકોમાં ભાઈચારો અને સમજણ વ્યકત કરવાનું પરંપરાગત પર્વ છે દરમિયાન રમજાન ઇદ નિમિત્તે આજે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો ઇદગાહોમાં અને મસ્જિદોમાં નમાજ અદા કરીને પરસ્પર ઇદમુબારક પાઠવતા જોવા મળ્યા હતા

વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત દીકરીઓને સાઈકલોનું પણ વિતરણ કરાયું હતું આરતી ભટ્ટ ટેસ્ટ મેચ ક્રિકેટની ટેસ્ટ મેચમાં ભારતને અફઘાનને દિવસમાં બે વખત પરાજિત કરી નાખ્યું હતું જે ભારતીય ટેસ્ટ ક્રિકેટ મેચની પ્રથમ ઘટના છે

સામાજિક શૈક્ષણિક પછાત કલ્યાણમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે સ્થળની જાત મુલાકાત લઈ નિરીક્ષણકર્યું હતુ અને માર્ગ અને મકાનવિભાગના અધિકીરઓને જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા તથા કામની ગુણવત્તા જાળવવા પર ભાર મૂક્યો હતો આરતી ભક્ટ પીજીવીસીએલ કચ્છના વીજ કોન્ટ્રાક્ટરો દ્વારા પીજીવીસીએલ દ્વારા ભાવવધારો ન મળવાના કારણે આદરાયેલી હડતાળનું સુખદ સમાધાન થયું છે

અને જિલ્લામાં ભુજ ખાતે મુખ્ય કાર્યક્રમ આર ડી

ખેલ મહાકુંભના પ્રથમ દ્વીતીય અને તૃતીય કંઢરમાંકિત યોગવીરોને ઈનામ એનાયત કરાશે યોગામાં ભાગ લેનાર નાના મોટા વિશિષ્ટ કક્ષાના યોગવીરોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાંઆવશે